આ બેઠકમાં ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ બંગાળ મહારાષ્ટ્ર પંજાબ બિહાર તેલંગાણા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ જોડાયા છે બધા જ મુખ્યમંત્રીઓ તેમના રાજ્યમાં કોવિડની સ્થિતિ કોવિડના સંક્રમણને રોકવા લેવાયેલા પગલાં વગેરેની માહિતી આપશે

ગઈકાલે નવી દિલ્ફીમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી પ્રસાદે કહ્યું કે આ ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકોને જીવનની ગુણવત્તા સારી રીતે સુનિશ્ચિત કરવા માટે સરકાર વ્યૂહાત્મક મહત્વના અને સરહદી ક્ષેત્રોમાં કનેક્ટિવિટી આપવા માટે પગલાં લઈ રહી છે

મુખ્યમંત્રી એન બિરેનસિંહે ગૃહમાં વિશ્વાસના મતની દરખાસ્ત રજૂ કરી હતી જેને એનપીપી એનપીએફ લોક જનશક્તિ પાર્ટી તથા અન્ય પક્ષોના ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું

વિધાનસભામાં વિશ્વાસના મતની દરખાસ્ત રજૂ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આગામી ડિસેમ્બર સુધી બધા જ પર્વતીય જિલ્લાઓમાં પાણી પૂરવઠો પહોંચાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે રાજસ્થાન રાજસ્થાનના રાજકારણમાં છેલ્લાં એક મહિનાથી જોવા મળતી અસ્થિરતાનો અંત આવે તેવું જણાય છે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ અને તેમના સમર્થકોએ ગઈકાલે દિલ્ફીમાં કોંગ્રેસના ટોયના અગ્રણીઓ સાથે થયેલી બેઠક અને તેમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે ગઈકાલે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પાયલટે જણાવ્યું હતું કે તેમના સમર્થકો અને તેમને પક્ષના સંગઠન તથા સરકારને લગતા કેટલાંક મુદ્દાઓ અંગે ચર્ચા કરવી હતી આ મુદ્દાઓ હવે પક્ષના મંચ ઉપર રજૂ કરાશે શ્રી સચીન પાયલટે કહ્યું કે પક્ષના વડાએ રચેલી ત્રણ સભ્યોની સમિતિ આ મુદ્દાઓ અંગે વિચારણા કરશે

વૈકેંચા નાયડુને અભિનંદન આપ્યા છે શ્રી કોવિંદે ઉપરાષ્ટ્રપતિને લખેલા પત્રમાં જણાવ્યું છે કે વિદ્વતા ઊર્જા અને અસાધારણ ઉત્સાહની મદદથી રાષ્ટ્ર ઘડતર માટે સર્જનાત્મક કલ્પનાની ક્ષમતાથી શ્રી નાયડુ અન્યો માટે પ્રેરણાનો સ્રોત બન્યા છે શ્રી નાયડુએ અસાધારણા પ્રમાણમાં ધારાસભાના કામકાજ વડે રાજ્યસભામાં નવો વિક્રમ સ્થાપ્યો છે શ્રી કોવિંદે સર્વગ્રાફી અને મજબૂત ભારતના નિર્માણ માટે તથા અદના નાગરિક સુધી પહોંચવાના શ્રી નાયડુના પ્રયાસોને બિરદાવ્યા હતા

વૈકેંથા નાયડુને તંદુરસ્તી પૂર્ણ જીવનની શુભેચ્છાઓ આપી છે

રાજ્યની વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ આ દુર્ઘટનાની તપાસ કરશે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આગની દુર્ઘટનામાં ઝડપથી એફ

ફાઇલ કરવાનો આદેશ પોલીસને આપ્યા છે

એ એસ અધિકારીઓએ સુપરત કરેલા પ્રાથમિક અહેવાલના આધારે રાજ્ય સરકારે આ ઘટનાની ન્યાયિક તપાસનો આદેશ આપવાનો નિર્ણય લીધો છ પ્રાથમિક અહેવાલ મુજબ શ્રેય હોસ્પિટલમાં તબીબી ઉપકરણમાં અકસ્માતે લાગેલી આગ આઈ સી યુ એકમમાં ઝડપથી ફેલાઈ હતી

ગંડક અને કોશી તેમની ભયજનક સપાટી વટાવીને વહી રહી છે

દરભંગા અને મુજફ્ફરપુરના કેટલાંક શહેરી વિસ્તારોમાં પૂરના પાણી ફરી વબ્યા છે

અત્યાર સુધીમાં પાંચ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

બાંગ્લાદેશ માસ્ક બાંગ્લાદેશ સરકારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જાહેરમાં માસ્ક નહીં પહેરનાર સામે કડક કાર્યવાહી કરવાનો અને કોરોના સામેની સાવચેતી બાબતે લોકજાગૃતિ કેળવવાનો નિર્ણય લીધો છે બાંગ્લાદેશ સરકારે માસ્ક નહીં પહેરનાર વ્યક્તિ સામે ઝડપી કાયદેસર કાર્યવાહી કરવા માટે મોબાઇલ કોર્ટ શરૂ કરવાનો નિર્દેશ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને આપ્યા છે

આ ડેશબોર્ડ ભારતમાં માળખાકીય સુવિધાની યોજનાઓ અંગે સંપૂર્ણ જાણકારી આપે છે ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ગ્રીડ ડોટ જી ઓ વી ડોટ ઇન ડેશબોર્ડનું સંચાલન ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ ડેશબોર્ડ ભારતમાં માળખાકીય યોજનાઓની છેલ્લાંમાં છેલ્લી વિગતો આપીને મૂડીરોકાણની તકો દર્શાવે છે

પક્ષના નવા નેતા અંગે બુધવારે નિર્ણય લેવાશે ગુજરાત માસ્ક ગુજરાત સરકારે જાહેરમાં માસ્ક નહીં પહેરનાર કસૂરવારને કરતાં દંડની રકમ વધારીને એક હજાર રૂપિયા કરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતું કે આ નિર્ણયનો અમલ આજથી થશે તેમણે કહ્યું કે રાજ્યની વડી અદાલતે તાજેતરમાં આપેલા નિર્દેશ મુજબ દંડની રકમ વધારવામાં આવી છે